આ પરિષદમાં આંતરરાષ્ટ્રીય સ્તરના મૂડીરોકાણકારો ભારત સરકારના ઉચ્ય અધિકારીઓ તથા ભારતના વેપાર જગતના પ્રતિનિધિઓ સંવાદ કરશે નાણામંત્રી રીઝર્વ બેન્કના ગવર્નર પણ આ પરિષદમાં ભાગ લેશે

આ પરિષદમાં ભારતીય અર્થતંત્ર માળખાકીય સુધારા સરકારનો ભાવિ દ્રષ્ટિકોણ વગેરે બાબતોને ધ્યાનમાં લઈ ભારતમાં મૂડીરોકાણ વધારવા અંગે ચર્ચા કરાશે શીતલ વૈશ્નવ ભારતે ફ્રાંસ પાસેથી ખરીદેલા અદ્યતન યુધ્ધવિમાન રાફેલ પૈકી વધુ ત્રણ રાફેલ ગઈકાલે ગુજરાતના જામનગર ખાતેના હવાઈદળના મથકે પહોંચ્યા છે

આ ત્રણ વિમાનો એકાદ દિવસના વિરામ બાદ અમ્બાલા જવા રવાના થાય તેવી સંભાવના છે ભારતીય હવાઈદળના સૂત્રોના જણાવ્યા મુજબ ફાંસ દર બે મહિને ત્રણથી યાર રાફેલ યુધ્ધ વિમાનો ભારતને આપી શકે છે

તેમણે ઉમેર્યું કે શાળા કોલેજ શરૂ કરવા માટે અગમયેતી અને તકેદારીના પગલાં ધડી કાઢી સરકારને જણાવવાની કવાયત આ બેઠકમાં હાથ ધરાઇ છે સાથો સાથ શિક્ષણવિદના અભિપ્રાય પણ લેવાશે કે શિક્ષણ સંસ્થાઓ શરૂ કરવા માટેની આદર્શ ગાઈડલાઈન કેવી હોવી જોઈએ શીતલ વૈશ્નવ સર્વ સેવા સંઘ ભુજ ખાતે કરછમાં સૌ પ્રથમવાર નિસુલ્ક કર્ણવર્ધક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ શિબિરમાં જીલ્લામાં સૌ પ્રથમવાર રુદ્રાક્ષ આર્યુવેદ ચિકીત્સાલય દહેરાદુનનાં વૈધ પોતાની સેવા નિસુલ્ક આપશે શિબિરમાં વરસો જુના શ્વાસદમની બીમારીમાંથી મુક્તિ મેળવવાનાં ઉપાય જણાવવામાં આવશે તેમજ જરૂરી દવાઓ નિસુલ્ક આપવામાં આવશે

શાતલ વંશ્નવ આગામી નુતન વર્ષને અનુલક્ષીને ભુજના નુતન સ્વામિનારાયણ મંદિરે અન્નફ્રટ ઉત્સવની તડામાર તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે આ અન્નકૂટ મહોત્સવ માટે મંદિરનાં મહત પૂજ્ય ધર્મનંદનદાસજીનાં માર્ગદર્શન હેઠળ વિવિધ સંતો હરિભક્તો દ્વારા પાંચેક હજાર કિલોથી વધુ વિવિધ વાનગીઓ બનવવામાં આવશે આ પક ભોગનાં દર્શને મોટી સંખ્યામાં ભાવિકો ઉમટશે તેમજ આ અન્નક્રટનો પ્રસાદ કરછ ઉપરાંત દેશ વિદેશ વસતા હરીભક્તો સુધી પહોચાડવાની પણ પ્રસાદી ચાલી રહી છે